કાશ્મીરમાં ગામ તરફ પાછા ફરો નામના સમુદાય આધારિત કાર્યક્રમમાં સ્થાનિક નાગરીકો મોટી સંખ્યામાં જોડાઈ રહયા છે તેનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહયું હતું કે વિકાસની શકિત બંદુકની ગોળી અને બોમ્બની શકિત કરતા ઘણી વધારે હોય છે આ કાર્યક્રમ દરમ્યાન રાજયની ચાર હજાર પાંચસો પંચાયતોમાં સરકારી અધિકારીઓએ પ્રત્યક્ષ મુલાકાત લઈને ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓની વિગતો આપી હતી આજે આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં બોલતાં શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે કાશ્મીરના લોકો રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં ભળવા તત્પર છે અને આ વાત ગામ તરફ પાછા ફરો કાર્યક્રમની મળેલા પ્રતિભાવ થી પુરવાર થાય છે આ કાર્યક્રમ હેઠળ સરકારી અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના ગ્રામ પંચાયતોની પણ મુલાકાત લીધી હતી જેમાં સરહદ પારથી થતાં ગોળીબારના વાતાવરણમાં રહેતા ગ્રામજનોએ પણ ઉત્સાહથી ભાગ લીધો હતો અમરનાથ યાત્રા અંગે બોલતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કાશ્મીરના નાગરીકોની આતિથ્ય ભાવનાને કારણે જ અમરનાથ યાત્રામાં છેલ્લા ચાર વર્ષની તુલનાએ આ વર્ષે ભાવિકોની સંખ્યામાં ચાર ગણો વધારો નોંધાયો છે

સ્પર્ધાની તમામ વિગતો માય જીઓવી વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે રાજયવાર સૌથી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓને સરકારી ખર્ચ દ્વારા શ્રી હરીકોટાની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવશે તેમણે કહયું કે જયારે ચંદ્રયાન ચંદ્રની સપાટી પર ઉતરશે ત્યારે તેમને તે ક્ષણના સાક્ષી રહેવાની તક મળશે

તેમણે જણાવ્યું કે જળસંરક્ષણ અંગે અગાઉના કાર્યક્રમમાં કરેલા તેમના અનુરોધને ભારે પ્રતિસાદ મળ્યો છે તેમણે લોકોએ જણાવેલી પરંપરાગત રીતો અને ઉપાયો વિશેની જાણકારીને બિરદાવી હતી તેમણે પોતાની જળ નીતી ઘડવા માટે મેઘાલયની પણ પ્રશંસા કરી શ્રી મોદીએ હરીયાણાની પણ પ્રશંસા કરી કે જયાં ઓછા પાણીની જરૂરીયાતવાળા પાકને પ્રોત્સાહન આપવામાં આવી રહયું છે

ગયા મહિને પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં પુસ્તકો વાંચવા માટે તેમને કરેલી અપીલનો ઉલ્લેખ કરતા તેમણે કહયું કે પુસ્તક વાંચન અંગે પણ ભારે પ્રતિસાદ મળ્યો છે તેમણે કહયું કે ઓગષ્ટ મહિનો ભારત છોડો આંદોલનની યાદ લઈને આવે છે

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સૌપ્રથમ વખત આયોજિત એલઈડી સ્કીન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે સાંભળ્યો હતો હવેથી દર મહિનાના છેલ્લાં રવિવારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ એલઈડી સ્ક્રીન પર પ્રવાસીઓ નિહાળી શકે તે રીતનું આયોજન પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવ્યું છે

આ મુલાકાત દરમિયાન કેન્દ્રિય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી રેખા શર્માએ પ્રવાસીઓની સુવિધા માટે સરકાર દ્વારા હાથ ધરાયેલા હોમ સ્ટે પ્રોજેક્ટની કામગીરી સમીક્ષા કરી હતી

જેમા ખાસ કરીને કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડમાં ભારે વરસાદ પડી શકે તેમ છે